મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

દરમિયાન વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ગઈકાલે ભારે વરસાદ થતાં પૂર્ણા નદીમાં પાણીની સપાટી ભયજનક નજીક પહોંચી હતી

કેટલાંક રસ્તાઓમાં ભંગાણ પડ્યું છે બોટાદ જિલ્લાના બરવાડામાં ભારે વરસાદના કારણે નવાડા પમ્પિંગ સ્ટેશન પુરના પાણીમાં ડૂબી ગયું છે આને કારણે મોટરો અને ઇલેક્ટ્રીક સિસ્ટમ ખરાબ રીતે નુકસાન પામી છે વિવિધ ટીમો સિસ્ટમની પુનઃ સ્થાપના કરવા કાર્યરત છે

ધાગ્રધા પાસે વાવડી ગામે પાણીમાં એક ટ્રેક્ટર ફસાઈ જતા તેમાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા જોકે વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લઈ હેલિકોપ્ટરથી એરલીફ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે

આને કારણે માછીમારો જેઓ બેકાર થયા હતા તેઓને માછીમારીની કામગીરીમાં લાગી ગયા છે આજે તેઓએ ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજીના ઓવાડા ખાતેથી બોટમાં ભજન કીતર્ન કર્યું હતું અને વિશેષ પુજા કરી હતી પોરબંદરમાં ગઈકાલથી સતત વરસાદ પડવાના કારણે પોરબંદરના દરિયામાં વરસાદી કરંટ હોવાથી દરિયો તોફાની બન્યો હતો તેમાં ત્રણ નાની હોડી ડૂબી જતા ત્રણ માછીમારોના મોત થયા છે અને સાત માછીમારોને બચાવી લેવાયા છે

અમારા પોરબંદરના પ્રતિનિધિ જણાવે છે કે માછીમારો સમુદ્રમાં લાપતા બન્યા હોવાની જાણ કોસ્ટગાર્ડને કરાતા કોસ્ટગાર્ડે માછીમારોને શોધવા એક પેટ્રોલિંગ શીપને રવાના કરી છે હવામાન સારૂં થતાં હેલિકોપ્ટરની મદદ પણ પહોંચાડાશે મોરબીમાં કંડલા બાયપાસ પાસે આવેલા ખૂલ્લા પ્લોટમાં પરપ્રાંતિય મજૂરોના ઝ્રંપડા પર દિવાલ ધસી પડતાં કુલ આઠના મરણ થયા છે અને ચાર ઇજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટસમાં દાખલ કરાયા છે બનાવની જાણ થતાં જિલ્લા ક્લેક્ટર માંકડીયા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી છેલ્લાં બે દિવસથી મોરબીમાં સખત ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે વિવિધ સોસાયટી સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

તેઓ આજે મોડી રાત્રે રશિયા જવા રવાના થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરના બે સમજૂતી કરાર પણ પ્રવાસ દરમિયાન કરાશે આ પ્રવાસ દરમિયાન બી ટૂ બી અને ઝી ટૂ બી બેઠકો યોજાવાની છે

ગુજરાત અને સમગ્ર દેશના ગૌરવરૂપ અને આગવી ઓળખ ધરાવતા સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં મહા રેલીઓ યોજાઈ હતી

આ મહા જાગૃતિ સંકલ્પની નોંધ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી આ પાંચ જિલ્લાઓમાં જૂનાગઢ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડી

વસાવડાએ જણાવ્યું કે વન્યો જીવોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યૂલન્સ સેવા સિંહોને રેડિયો કોલર લગાડવામાં આવ્યા છે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને વન્ય વિભાગના પ્રયત્નોના કારણે સિંહોની વસ્તીમાં વધારો થયો છે

મહિસા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે સમી તાલુકાના વરાણા ગામે મહિલા અને બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી

પારેખ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ

સાલ્વી વગેરે એ નવજાત બાળકોને જરૂરી પોષણ તે માટે માતાઓ દ્વારા ગ્રહણ કરવામાં આવતા ખોરાક અંગે વિસ્ત્રત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા શાળાકીય એથ્લેટીક્સ સ્પર્ધા અતુલ ખાતે યોજાઈ હતી

શર્મિલા કુમારી હવે રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેશે

આ પ્રસંગે ડી વાય એસ પી ઝાલાએ આ વિસ્તારમાં કોઈ ગુનાહીત બાબત ન બને તેની કાળજી રાખવા જણાવ્યું હતું